મુખ્ય ચૂંટણી અધિકારી મુરલીકુષ્ણને સમગ્ર વ્યવસ્થાનું નીરિક્ષણ કર્યું હતું તથા સલામતિ બંદોબસ્ત જાળવવા માટે પણ ચૂંટણી અધિકારીઓને તથા પોલીસ અધિક્ષકોને વિશેષ સૂચનાઓ આપી અને તમામ બંદોબસ્તની સમીક્ષા કરી હતી

ટપાલથી મળેલા મતની ગણતરી પણ કરાશે અને ચ્રંટણી ફરજ પરના કર્મચારીઓના મત પણ ગણતરીમાં લેવાશે આ ઉપરાંત આ વખતે દરેક વિધાનસભા મતવિસ્તારમાં પાંચ મતદાન મથકો પર પડેલા મત અને વીવીપેટની પણ ગણતરી કરવામાં આવશે અને તેના આધારે આખરી પરિણામ જાહેર કરવામાં આવશે

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર એસ મુરલીક્રિષ્ણાએ મતગણતરી પહેલા અમદાવાદની ગુજરાત કોલેજ ખાતે ઊભા કરાયેલા આદર્શ મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું રાજ્યના તમામ મત વિસ્તારના અધિકારીઓની એક દિવસીય તાલિમ શિબીરનું પણ આયોજન કરાયું હતું

મતગણતરીના દિવસે મતગણતરી પૂરી થાય ત્યાં સુધી મતગણતરી મથકોની અંદર મોબાઇલ ટેલિફોન આઈપેડ લેપટોપ કે તેના જેવા અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જે શ્રાવ્ય અથવા દેશ્યનું રેકોર્ડિંગ કરતાં હોય તે લઈને પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે સત્તર જૂનાગઢ લોકસભા બેઠક ની મત ગણતરી ની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે જિલ્લા ચૂંટણી અધિકારો ડો સૌરભ પારઘી એ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે જૂનાગઢ કૃષિ ઇજનેરી કોલેજ ખાતે કુલ ચૌદ ટેબલ ઉપર સાત વિધાન સભા મતક્ષેત્ર ની ગણતરી એક સાથે ચાલુ થશે સોથી વધુ વિસાવદર મતક્ષેત્ર ના બાવીસ રાઉન્ડ થશે જ્યારે સૌથી ઓછા માંગરોળ મત વિસ્તાર ના ચૌદ રાઉન્ડમાં ગણતરી હાથ ધરાશે મોરબી જિલ્લાના ટંકારા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અને રાજકોટ લોકસભાના બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાના પુત્ર વિશાલ કગથરાના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા પશ્ચિમ બંગાળના બહેરામપૂર ખાતે ગઈકાલે થયેલા એક માર્ગ અકસ્માતમાં તેનું અવસાન થયું હતું

રાજકોટમાં નીકળેલી સદગતની અંતિમ યાત્રામાં શ્રી રૂપાણી સહિત અગ્રણયીઓ જોડાયા હતા વિશાલ કગથરા પરિવારજનો સહિત પશ્ચિમ બંગાળમાં ફરવા ગયા હતા કોલકાતાથી ફલાઇટ ચૂકી જતા વોલ્વો બસમાં ત્રણ દંપત્તિ સહિત બહેરામપુર તરફના રસ્તે ટ્રક અને વોલ્વો બસ વચ્ચે અકસ્માત સર્જાતા લલિતભાઈના પુત્રનું મોત નિપજ્યું હતું આ દુઃખદ નિધનથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડા અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીએ લલિતભાઈ કગથરાના પરિવાર પર આવી પડેલી દુખદ ઘટના અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે અપૂરતા વરસાદના કારણે દુકાળનો સામનો કરી રહેલા કચ્છના માલધારીઓ પોતાના સાત હજાર જેટલા પશુ સાથે અમદાવાદ નજીક સાણંદ ખાતે સ્થાયી થયા છે આ પશુઓને ઘાસ મળી રહે તે માટે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા સુરતથી દરરોજ વીસ હજાર કિલો ઘાસ સાથે એક ટ્રક મોકલવાનો નિર્ણય લેવાયો હતો જેનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે સુરતથી આ ટ્રક રવાના થાય તેની વ્યવસ્થા દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો કરશે જ્યારે ટ્રક સાણંદ પહોંચે પછી ઘાસ વિતરણની વ્યવસ્થા ગુજરાત ખેડૂત સમાજના અમદાવાદના આગેવાનો સંભાળશે આંત્રોલી ગામ ખાતેથી આ ટ્રક મોકલવામાં આવી ત્યારે ગુજરાત ખેડ્રત સમાજના પ્રમુખ જયેશ પટેલ જિલ્લા પંચાયતના સભ્ય અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

તેઓ હવે રાજ્ય સરકારને આ સમસ્યાનો અંત લાવવા રજૂઆત કરશે રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છ સહિત કેટલાંક વિસ્તારોમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં પડચા છે

રાજ્યમાં આગામી બે ત્રણ દિવસમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટા છવાયા સ્થળોએ હળવો વરસાદ ઝડપી પવન ફૂંકાવાની શક્યતા છે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં ગત મોડી સાંજે એકાએક વાવાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાયો હતો અરવલ્લીના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભારે પવન ફૂંકાવાની સાથે ભારે પવન સાથે ધોધમાર વરસાદ સાથે વાવાઝોડું ત્રાટકર્યું હતું તો ભારે પવને કારણે દુકાનોના શેડ તૂટી જવાથી બાઈકોને ભારે નુકસાન પહોંચ્યું હતું જ્યારે બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે તોફાન વાવાઝોડા સાથે કમોસમી વરસાદ થયો હતો

મહર્ષિ નારદ જયંતિ ઉજવણી નિમિત્તે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા આજે અમદાવાદમાં પત્રકાર સન્માન સમારોહ યોજાઈ ગયો

એસ એસ ના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડોક્ટર જયંતિભાઈ ભાડેસીયાના અધ્યક્ષપદે યોજાયેલા આ કાર્યક્રમમાં જાણીતા પત્રકારો જયવંત પંડચા વિવેક ભટ્ટ મનીષ મહેતા સુદર્શન ઉપાધ્યાય હર્ષદભાઈ યાજ્ઞિક અને મોલીન મહેતાનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અતિતિ વિશેષ તરીકે શ્રી ભાગ્યેશ જહા અને આર એસ એસ ગુજરાત પ્રાંત સંઘચાલક ડોક્ટર ભરતભાઈ પટેલ હાજર રહ્યા હતા અત્યારે ઉનાળુ વેકેશન હોવાથી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે રાજકોટ અને કચ્છથી આવેલા એક જ પરિવારના પ્રવાસીઓની ગાડીને સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પાસે આવેલા નવાગામના વળાંક પર અકસ્માત નડયો હતો જેમાં બે બાળકો સહિત કુલ પાંચ વ્યકિતઓને ઇજા થઇ હતી આ પરિવાર પોતાની કાર લઈ સ્ટેચ્યુ તરફ જઈ રહ્યા હતા ત્યારે નવાગામના વળાંક ઉપર સામેથી એક ગાય આવી જતા ચાલક અચાનક ગાયને બચાવવા બ્રેક મારવા જતા સ્ટિયરિંગ ઉપર નો કાબ્ ગુમાવી દેતા કાર પલટી ખાઈ ગઈ હતી અને રોડની બાજુમાં ખાડામાં જઈ પડતા અંદર બેઠેલા પાંચ જણાને ગંભીર ઇજાઓ થઇ હતી ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ગરુડેશ્વર હોસ્પિટલમાં ખસેડાયા હતા